આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણી તથા દૂરદર્શનના બધા જનેટવર્ક પરથી કરશે

જેને પોલિયો રવિવાર પણ કહેવામાં આવે છે

સરકાર રર મી જાન્યુ આરીએ કરેલી દરખાસ્ત પર યથાવત છે

વિરલ રાણા રાજ્યપાલ સૈનિકો સૌથે મુલાકાત રાજ્યપાલશ્રીઆચાર્ય દેવવ્રતએ કચ્છ જિલ્લાના ત્રિદિવસીય પ્રવાસ દરમ્યાન ભારતીય સેનાની વિવિધપાંખો એરફોર્સ કોસ્ટગાર્ડ બી એસ એફ તેમજ ડિફેન્સના જવાનોને મળીસૈનિકોનો જુસ્સો વધાર્યો હતો આ તકે રાજ્યપાલશ્રી દેવવ્રતજીએ સૈનિકો સાથેવાર્તાલાપ કરતાં જણાવ્યું હતું કે આપ લોકો એક ભારત શ્રેષ્ઠ ભારત દેશની બેજોડ મિસાલ છો આપ સૌ જવાનોબહાદુરી શૌર્ય વીરતા અને બલિદાન થકી દેશના જનજનમાંહૃદયમાં બિરાજમાન છો અને દેશવાસીઓને તમારા પર ગર્વ છે રાજ્યપાલશ્રી દેવવ્રતજીએ ભુજ મિલિટરીસ્ટેશન સ્થિત શ્રદ્ધાંજલિ પાર્કની મુલાકાત લઈ વીર શહિદ જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવીહતી તેમણે સૈનિક સ્કૂલના છાત્રો સાથે ગોષ્ઠિ કરી બાળકોને ભણીગણી દેશની સેવાર્થે આગળ આવવા શીખ આપી હતી વિરલ રાણા રાજયપાલ છારી ઢંઢ પક્ષી અભ્યારણ રાજ્યપાલશ્રીઆયાર્ય દેવવ્રતજીએ કચ્છના સુ પ્રસિદ્ધ છારી ઢંઢ પક્ષી અભયારણ્યની મુલાકાત લીધી હતીઆ મુલાકાત વેળાએ રાજ્યપાલશ્રીએ વોચીંગ ટોવર પરથી કુંજપેલીકન કોરમોરેન્ટ માર્સ એરીયર જુદા જુદા ઇગલ સહિત વિવિધ પ્રકારનાં પક્ષીઓ નીંહાળ્યા હતા આ મુલાકાત દરમિયાન રાજ્યપાલશ્રી આયાર્ય દેવેવ્રતજીને કેચ્છુ પશ્ચિમવનવિભાગના ડીએફઓ તુ ષાર પટેલે અભ્યારણ્યની ખાસીયત તેમજ પક્ષીઓના નિવસન તેત્ર અંગેવિસદ માહિતી આપી હતી રાજ્યપાલશ્રી આયાર્ય દેવવ્રતજીએ અભ્યારણ્યની મુલાકાત દરમિયાન અહીંનીવિયરતી જાતિના ફકીરાનીજત પરિવારેસાથે મુલાકાત કરી તેમની રહેણીકરણી અંગે માહિતી મેળવી હતી